મુખ્યમંત્રીએ ગૃહના સૌ સભ્યોને પક્ષાપક્ષીથી પર રહી અમારા કે તમારા ગાંધી નહીં સૌના ગાંધી એવો ભાવ જગાવી સ્વરાજ્ય સુરાજ્ય ગ્રામજનની ધરોહર ટકાવવા અને ગાંધી વીચાર કાયમ શાશ્વત રહે તે માટે સંકલ્પબધ્ધ થવા આહ્વાન કર્યું હતું

પંચનો અહેવાલ ટાંકતા તેમણે ઉમેર્યું હતું કે ગોધરા કાંડ પછીના તોફાનોમાં ત્યારના મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કોઈ સંડોવણી જણાઈ નથી તપાસ પંચે નિષ્કર્ષ પર આવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નિવેદન લીધું છે તપાસપંચના તારણોમાં ક્લીનચીટ મેળવનાર નેતાઓમાં પૂર્વ ગ્રહમંત્રી સ્વ હરેન પંડ્યા પૂર્વ મંત્રી ભરત બારોટ અને પૂર્વ મંત્રી સ્વ

પંચે નોંધ્યું છે કે કોંગ્રેસના પૂર્વ સાંસદ સ્વ અહેસાન જાફરી કેસમાં પણ ગુજરાત પોલીસે પુરતી સુરક્ષા પુરી પાડી હતી તપાસપંચના તારણોમાં જે ત્રણ પોલીસ ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક જણાઈ છે તેમાં સંજીવ ભટ્ટ રાહુલ શર્મા અને બી શ્રીકુમારનો સમાવેશ થાય છે

આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પ્રવાસન મંત્રી જવાહર ચાવડા અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિર પણ ઉપસ્થિત રહેશે

વૈકેયા નાયડ઼ સફેદ રણમાં ઢળતી સંધ્યાએ સૂર્યાસ્ત અને ચંદ્રોદયની દાર્શનીક અનુભૂતિ કરશે તેમજ રાત્રિ રોકાણ ટેન્ટ સીટીમાં જ કરશે

જેમાં ટ્રાફીક દારૂ જુગાર ક્લબ ચોરી ઓવરલોડ સહિતના પ્રશ્નો ઉઠ્યા હતા આ ઉપરાંત મહિલા અત્યાચાર તેમજ મહિલા સુરક્ષાને લગતા પ્રશ્નો પણ રજૂ થયા હતા આ તમામ પ્રશ્નોનો તાકીદે નીવેડલો લાવવા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું આ પ્રસંગે તેમણે નખત્રાણા તાલુકાને શાંત અને કોમી એકતાનો ઉદાહરણરૂપ તાલુકો ગણાવતાં વેપારીઓ અને નાગરીકોને સતર્કતા દાખવવા સરહદી વિસ્તારમાં દેશ વિરોધી પ્રવૃતિ સામે જાગૃતિ દાખવવા અને રાષ્ટ્રીય ધર્મ બજાવવા શીખ આપી હતી

દરમિયાન દત્ત જયંતિ નિમિત્તે ભુજમાં કાળા ડુંગર સુધીની પદયાત્રાનો ગઈકાલે પ્રારંભ થયો છે જે આજે સાંજે કાળા ડુંગર પહોંચશે

મામલતદારની દેખરેખ હેઠળ આ તમામ રેવન્યુ તલાટીઓએ વિધવા વૃધ્ય સહાય જમીન પુરવઠા તેમજ મેજિસ્ટ્રેરિયલ શાખાઓની કામગીરી સંભાળી લીધી છે

સંસ્થા દ્વારા આસામ નાગાલેન્ડ તામિલનાડુ આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં માનસિક દિવ્યાંગોને તેમના ઘર સુધી પહોંચતા કરી માનવતાનું કાર્ય કર્યું છે